પ્રાદેશિક સમાચાર નીકીતા શાહ વાંચે છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ઉકાઈ જળાશય આધારીત સાગરબારા ડેડીયાપાડા જૂથ પાણી પુરવઠા યોજનાનું ઈ લોકાર્પણ કર્યું કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે નલ સે જલ યોજાનાનું ઈ ખાતમુહર્ત કર્યું મુખ્યમંત્રી વિજય રૂપાણી એ સાત પગલાં ખેડૂત કલ્યાણાના યોજનાના બીજા ચરણમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જીવામૃત બનાવવાની યોજનાનો આજે રાજ્ય વ્યાપી શુભારંભ કરાવ્યો મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંયાલિત ટુ વ્હીલર થ્રી વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના જાહેર કરી છે સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરાતાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ સરદાર સરોવર ડેમમાં નર્મદાનાં નીરના ઈ વધામણાં કર્યા હતા રાજયભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી નિમિત્ત

શ્રી રૂપાણીએ રાજ્યની જનતાં વતી પ્રધાનમંત્રીને દિર્ધાયું અને સ્વચ્છ જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળીયા વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી જોડાયા હતા

ગૃહમંત્રી શ્રી અમિત શાહે રાજ્ય સરકારને કોરોના કાળમાં વિકાસને વેગવંતો રાખવા માટે અને આ મહત્વાંકાંક્ષી યોજના બદલ અભિનંદન પાઠવ્યા હતાં

જે પર્યાપ્ત છે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આ પ્રસંગે પ્રધાનમંત્રીને જન્મદિનની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ દ્વારા જળ જમીન અને પર્યાવરણની રક્ષા થશે

દેશમાં સોલાર સિસ્ટમમાં ગુજરાત અગ્રેસર છે ગુજરાત રહેણાંકના મકાનો પર સોલાર સિસ્ટમ લગાડવામાં દેશમાં પ્રથમ ક્રમે છે અને પૂનપ્રાપ્ય ઉર્જામાં પણ અગ્રેસર છે

મા નર્મદા ના જળથી ગુજરાત વિકાસની નવી હરણફાળ ભરશે અને વિકાસનો નવો માર્ગ કંડારશે

તેમણે મા નર્મદાના આર્શીવાદ ગુજરાતને સદાય મળતાં રહેશે તેવી સૌ ગુજરાતીઓ વતી ભગવાનને પ્રાર્થના કરીને ડેમ સંપૂર્ણ ભરાવવા બદલ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી

અરવલ્લી જીલ્લાના મોડાસા ખાતે જીલ્લા યુવા મોરચા ધ્વારા રકતદાન શીબિર યોજાઇ હતી

નર્મદા જીલ્લાના કુવારપુરાના મણીનાગેશ્વર મંદીર અને ગરૂડેશ્વર દત મંદીર ખાતે ભયરવાડા શકિત કેન્દ્ર ધ્વારા સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો

વેરાવળના કાજલી ગામે ભારત માતાની પ્રતિમા મુકવામાં આવી હતી તો માર્કડેટ યજ્ઞ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું

જેનાં પગલે આજે દક્ષિણ ગુજરાતનાં કેટલાંક સ્થળો હળવોથી ભારે વરસાદ નોંધાયો છે અમારા સુરતનાં પ્રતિનિધિ જણાવે છે

ભારે વરસાદનાં કારણે નીરાણવાળા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે રસ્તાઓ પણ જાણે નદીઓ વહેતી થઈ છે પાણીનાં કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે

અને પ્રવાસન સ્થળો પ્રવાસીઓને આવકારવા તૈયાર છે